નવી દિલ્હી ખાતે પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે હારની હતાશામાં હિંસા ફેલાવવાનું કામ તૃણમુલ કાર્યકરોએ કર્યું છે પરંતુ જનતા તેમને છોડવાની નથી જનઆક્રોશ ભાજપ તરફી મતદાનમાં ફેરવાશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે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

ભાવનગર જિલ્લામાં ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામે દલિત પરિવારને વરઘોડો કાઢવા માટે પોતાની ઘોડી આપનાર કાઠી ક્ષત્રિય પરિવારનો દાખલો ટાંકી શ્રી જાડેજાએ સામાજિક સમસરતાનો દાખલો બેસાડવા બદલ બિરદાવ્યા હતા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા પ્રમાણે સવારે આઠ વાગ્યે જી

વેબસાઇટ ઉપર મુકાયા બાદ માર્ગશીટનું વિતરણ અગિયાર વાગ્યે શાળાઓ દ્વારા કરાશે

બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતેની બ્રહ્મકાલીન સદારામ બાપાની પાલખી યાત્રા થરા સુધી નીકળતા પુષ્પાંજલિ સાથે તેમના છેલ્લાં દર્શન કરવા મેદની ઊમટી પડી છે

વ્યસન મુક્તિ અને પરોપકાર વડે સમાજ સુધારણાની ઝૂંબેશ એકલા હાથે ચલાવનાર સંત સદારામ બાપાનું યોગદાન ઇતિહાસમાં અમર રહેશે તેવી લાગણી અનેક સામાજિક આગેવાન વ્યક્ત કરી રહ્યાં છે સદારામ બાપાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર સમયે ટોટાણામાં તેમના આશ્રમ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અનેક રાજકીય તથા સામાજિક આગેવાન હાજર રહેશે હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ મોડું એટલે કે છ જૂને કેરળ પહોંચશે ત્યારબાદ ચોમાસુ તબક્કાવાર ઉત્તર દિશાએ આગળ વધશે

મોરબી જિલ્લામાં હળવદ નજીક આવેલા બ્રાહ્મણી ડેમમાંથી ગેરકાયદે પાણી ખેંચાતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે સિંચાઈ માટેનું આ જળાશય જળસંકટને લીધે પીવાના પાણી માટે અનામત રાખવાની ફરજ પડતા પાણી ચોરી અટકાવવા તંત્ર કામે લાગી ગયું છે

ડાંગ જિલ્લાના નડગખાદી ગામે આદિવાસી બહેનોએ સ્વરોજગારી માટે બેકરી શરૂ કરવાનો પ્રયોગ કર્યો છે માત્ર ડાંગમાં જેની ખેતી થાય છે તેવા નાગલી નામના ધાન્યમાંથી બિસ્કીટ ટોસ્ટ લાડુ તથા પાપડ વગેરેનું ઉત્પાદન કરી સહેલાણીઓને તેનું વેચાણ કરવાની વ્યવસ્થા ખ્રદ બહેનોએ ગોઠવી છે બેકરી શરૂ કરવા માટે જરૂરી માલસામાન જેમ કે ઓવન મિક્સર મશીન વજનકાંટો પેકિંગ મશીન ટોસ્ટ કટર વગેરેનું દાન આગાખાન ટ્રસ્ટ દ્વારા અપાયું છે બેકરી સાથે જોડાયેલ આદિવાસી મહિલા દર મહિને બે હજાર રૂપિયા કમાઈ લેતી હોવાથી પરિવારનું જીવન ધોરણ સુધારી શકી છે